તેમના પુત્ર ચિરાગ પાસવાને ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા અને દિલ્ફીની એક ફોસ્પિટલમાં દાખલ હતા

તેઓ મોદી કેબિનેટમાં ઉપભોક્તા મામલાખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી હતા

આકાશવાણી અમદાવાદ ભુજ અને દુરદર્શન કેન્દ્ર વગેરે ખાતે સામુહિક રીતે કોરોના સામે સાવચેતી માટે સામુહિક શપથ લેવામાં આવ્યા હતા તમામ સ્ટાફ દ્વારા માસ્ક પહેરવા સામાજિક અંતર જાળવવા અને વારંવાર હાથ ધોવા માટેના શપથ લેવામાં આવ્યા હતા નેહલ ઠક્કર અમિત શાહ્ કોવીડ ગૃહમંત્રી અમિત શાહે કોવિડ સામેની લડતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર આંદોલનમાં જોડાવા માટે દરેકને અપીલ કરી છે

તેમણે લોકોને કોવિડ સામે લડવા માટે એક થવા અને ભારતને કોવિડ મુક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા વિનંતી કરી આ માટે લોકોને માસ્ક પહેરવા બે મીટર સામાજિક અંતર જાળવવા અને હાથ ધોવા વિનંતી કરી છે

નેહ્લ ઠક્કર

પેટા ચૂંટણી રાજ્યમાં વિધાનસભાની પેટાયૂંટણી ત્રીજી નવેમ્બરે યોજાવાની છે વિધાનસભાની પેટાયૂંટણી લક્ષી ફરિયાદો બાબતે મુખ્ય ચૂંટણી અધિકારી સયિવાલય ગાંધીનગર ખાતે કંદ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે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

નેહ્લ ઠક્કર